કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને રાજ્યોને પુરતા કોવિડની રસીના પુરવઠાની

માહિતી અને પ્રસારણ મંત્રાલય ધ્વારા ખાનગી ટીવી ચેનલોને લોકોને કોવિડ નિયમોનું પાલન કરવા અને રસીકરણ માટે જાગૃત કરવા આગૃહ પૂર્વક જણાવવામાં આવ્યું સરકારે આગામી ચાર અઠવાડીયા દરમિયાન સખ્ત નિયંત્રણના પગલા જરૂરી ગણાવ્યા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે દ્વિમાસિક

વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યૂ લાગુ કરવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થઇ રહી છે

આ વખતે કોવિડ રોગયાળાના કારણે યર્યા વર્યુઅલ મોડમાં યોજાશે પરીક્ષા પે યર્યા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કોઈપણ માનસિક તનાવ વિના પરીક્ષાઓ માટે તૈયાર થવા અને હાજર રહેવા માટેના વિયારો અને સૂચનો કરશે શ્રી મોદીએ એક ટ્રવિટમાં જણાવ્યું કે પરીક્ષા યોદ્વાઓ વાલીઓ અને શિક્ષકો સાથે એક નવા સ્વરૂપે યાદગાર ચર્ચા કરવામાં આવશે જેમાં વિવિધ વિષયો પર ઘણા રસપ્રદ પ્રશ્નો હશે પ્રધાનમંત્રી પરીક્ષામાં તણાવ સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે

હર્ષવર્ધને રાજ્યોને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર તેમને જરૂરિયાત પ્રમાણે રસીનો પુરવઠો પુરો પાડશે તેમણે રાજ્યોને પ્રાથમિકતા ધરાવતા સમૂહોને મિશન મોડમાં રસીકરણ કરવા આગ્રહપૂર્વક જણાવ્યું છે આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રસીના અભાવે રસીકરણ નથી થઈ શક્યું તેવી ફરિયાદ કોઈ પણ રાજ્ય દ્વારા નહીં કરી શકાય

હર્ષવર્ધને ગઇકાલે છત્તીસગઢ દિલ્હી ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ ઝારખંડ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ અને રાજસ્થાનના આરોગ્ય મંત્રીઓ મુખ્ય સચિવો અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સાથે ઉચ્યસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી આ રાજ્યોમાં છેલ્લા બે સપ્તાહથી કોવિડ સંક્રમણના દૈનિક કેસો અને કોરોનાથી થતા મૃત્યુની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે

મંત્રાલયે દેશમાં કોવિડના વધતા કેસોને ધ્યાનમાં લઇને ખાનગી ચેનલો સાથે એક ચર્ચા યોજી હતી મંત્રાલયે કહ્યું હતું કે જનહિતમાં આ સંદેશાને પ્રસારિત કરવામાં ટીવી ચેનલોની ભૂમિકા મહત્વપુર્ણ છે વિધાનસભા ચૂંટણી પશ્ચિમ બંગાળ અને આસામની ત્રીજા તબક્કાની અને તમિળનાડુ કેરળ અને પુડુચ્ચેરી વિધાનસભાની યુંટણી માટે છુટા છવાયા બનાવોને બાદ કરતાં શાંતિપૂર્ણ મતદાન યોજાયું આ ઉપરાંત તમિળનાડુની કન્યાકુમારી અને કેરળની મલ્લાપુરમ લોકસભા બેઠક માટેની પેટા યૂંટણી પણ આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઇ ગઈ ગઇકાલે તમિળનાડુ કેરળ અને પુફ્ય્યેરીમાં એક જ તબક્કામાં અને આસામમાં ત્રણ અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આઠ તબક્કામાં યૂંટણી યોજાઇ હતી

પશ્ચિમ બંગાળ પ્રચાર પશ્ચિમ બંગાળ વિધાનસભા યૂંટણીના બાકી રહેલા તબક્કા માટેનો જાહેર પ્રચાર વેગવંતો બન્યો છે વિવિધ દળોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ક્રયબિહાર અને હાવડામાં જનસભાઓ સંબંધો હતી તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં પરિવર્તન લાવશે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા ત્રણ તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન દર્શાવે છે કે તૃણમૂલ કોંગ્રેસની સ્પષ્ટ પરાજય થશે જ્યારે તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનરજીએ કૂયબિહાર અને અલીપુર દ્વારમાં યૂંટણી રેલીમાં સંબોધન કરતાં દાવો કર્યો હતો કે તેમનો પક્ષ રાજ્યમાં ફરીથી સરકાર બનાવશે તેમણે ચૂંટણીપંય વતી કેન્દ્રીય દળો પર આરોગ્ય લગાવ્યો હતો કે મતદાન દરમિયાન તેમણે ભાજપ પક્ષ માટે કામ કર્યું છે સુશ્રી બેનરજીએ કેન્દ્રીય દળો પર મતદારોને ડરાવવા ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો આરબીઆઇ નીતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે દસ વાગ્યે દ્વિ માસિક નાણાકીય નીતિ જાહેર કરશે

આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિ એમપીસીની દ્વિ માસિક બેઠક ગઈકાલે શરૂ થઈ હતી છેલ્લી મીટિંગમાં આરબીઆઈએ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોવિડના પ્રભાવને ઘટાડવા અને વૃદ્ધિદર આગળ લઈ જવા માટે અનુફ્રળ વલણ રાખવાનું નક્કી કર્યું છે

મુખ્યમંત્રી કહ્યં હતું કે હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય નથી લેવાયો

તો રાજકીય સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધરહેશે

કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે આવશે મુખ્યમંત્રીએ આ મહત્વની જાહેરત કરતાં લોકોને જરૂર હોય તો જ બહાર નીકળવાની અપીલ કરી હતી રસીકરણ દેશભરમાં અત્યાર સુધીમાં આઠ કરોડ ચાલીસ લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી આપવામાં આવી છે

જેમાં ચાર લાખ સત્તાવન હજાર લોકો રસીનો પ્રથમ ડોઝ જ્યારે એક લાખ પાંચ ફજાર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવેલ છે

જેનો ઉદ્દેશ દરેક લોકો આરોગ્ય અંગે જાગૃત કરવાનો છે

તમામ માટે નિષ્પક્ષ અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ એ આ વર્ષની વિષય વસ્તુ છે

કે જેમાં દરેક વ્યક્તિને કોઈ જાતિ ધર્મ રાજકીય વિયારધારા આર્થિક અને સામાજિક પરિસ્થિતિના ભેદભાવ વગર સારુ આરોગ્ય મેળવવાનો અધિકાર છે

જ્યારે મહિલાઓ અને પુરૂષો વચ્ચેનું અંતર સામાજિક અંગે આરોગ્ય સંબંધી અસમાનતાઓને વધાર્યા છે ભારત બહેરીન ભારત અને બહેરીનના સંયુક્ત આરોગ્યની ત્રીજી ઉચ્ય સ્તરીય બેઠક આજે નવી દિલ્હી ખાતે યોજાશે વિદેશમંત્રી એસ

દાંડી સમાપન ઉપરાષ્ટ્રપતિ એમ વેન્કૈથ્યાહ નાયડુએ જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજીની અહિંસા એ માત્ર એક ભૌતિક સંકલ્પના નથી પરંતુ વાસ્તવમાં આચરણ કરવાનો વિયાર છે ગઇકાલે દાંડીમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરિયલ ખાતે યોજાયેલા દાંડી યાત્રા સમાપન કાર્યક્રમમાં તેઓ સંબોધી રહ્યા હતા